આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે ભારતને આત્મનિર્ભર બનવું જોઇએ અને સ્થાનિક તથા વૈશ્વિક બજારમાં ઉત્પાદન માટે પોતાના વ્યાપક પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવો જોઇએ

તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વની મોટી કંપનીઓ ભારતની તરફ જોઇ રહી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત આતંકવાદ અને વિસ્તારવાદનો અસરકારક રૂપે સામનો કરી રહ્યો છે

તેમણે કહ્યું છે કે આત્મનિર્ભર ભારતની અર્થ માત્ર આયાત પર નિર્ભરતા ઓછી કરવી નહિં પરંતુ ભારતની ક્ષમતા અને કૌશલ્યને મજબૂત કરવાની છે

પરંતુ તેના લાખો ઉપાયો પણ છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના સમગ્ર માળખાકીય વિકાસને નવી દિશા આપવાની જરૂરિયાત છે જેથી ભારત ઝડપથી આધુનિકતા તરફ વધી શકે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય માળખાગત પાઇપલાઇન પ્રોજેક્ટથી આ લક્ષ્ય હાંસલ થશે અને દેશ આની પર એક સો લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરશે તેમણે કહ્યું કે માળખાકીય ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા માટે જૂદા જૂદા ક્ષેત્રોમાં આશરે સાત હજાર પ્રોજેક્ટની માહિતી મળે છે પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર ક઼ષિ અને આત્મનિર્ભર ખેડૂતએ આત્મનિર્ભર ભારતની પ્રાથમિકતા છે તેમણે કહ્યું કે દેશના ખેડૂતોને આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે એક લાખ કરોડ રૂપિયાનું કૃષિ આંતરમાળખાકીય ભંડોળ બનાવવામાં આવ્યું છે શ્રી મોદીએ કહ્યું કે ગયા વર્ષે લાલ કિલ્લા પરથી જલ જીવન મિશનની જાહેરાત કરવામાં આવી હતી અને અત્યાર સુધી એક લાખ ઘરોમાં દરરોજ પાઇપલાઇનથી પાણી મળી રહ્યું છે

આને ધ્યાનમાં રાખીને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી લાવવામાં આવી છે

શ્રી મોદીએ ભાર મૂકતાં કહ્યું કે આત્મનિર્ભર ભારતમાં મહિલા સશક્તિકરણની મહત્વની ભૂમિકા છે

પ્રધાનમંત્રીએ કહ્યું કે આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે ડીજીટલ ઇન્ડીયાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું ત્યારબાદ રાજ્યપાલશ્રી અને તેમના પત્ની શ્રીમતી દર્શના દેવીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તિરંગાને સલામી આપી તિરંગો લહેરાવ્યો હતો કોરોના મહામારીને કારણે આ વર્ષે મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરીમાં તા

ધ્વજવંદન કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છેવાડાના ગરીબ પીડીત વંચીત અને શોષિતના ઉત્કર્ષનો સંક્લ્પ કર્યો હતો મુખ્યમંત્રીએ હારશે કોરોના જીતશે ગુજરાતનો મંત્ર અવશ્ય પાર પડશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભાના પ્રમુખ દરવાજા ઉપર ત્રિરંગો લહેરાવ્યો હતો આ પ્રસંગે તેમણે કોરોનાના યોધ્ધાઓને શ્રધ્ધાજંલિ અર્પણ કરી તેમણે સ્વાધિનતા સંગ્રામ દરમિયાન પોતાની જાનની કુરબાની આપનારા શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારે કરેલા તાજેતરના નિર્ણયોની પ્રશંસા કરી બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પટણામાં ગાંધી મેદાનમાં ત્રિરંગો લહેરાવ્યો આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી કુમારે કહ્યું કે રાજ્ય સરકારને કોરોના મહામારીને રોકવા માટે ઝડપી પરિક્ષણ કર્યું છે

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત શાંતિપ્રિય દેશ છે પરંતુ કોઇપણ દેશના દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર ગઇકાલે રાષ્ટ્રને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ મૂજબ જણાવ્યું હતું